તેમની અંતિમયાત્રા આવતીકાલે જામકંડોરણા ખાતે યોજાશે

માછીમારોને દરિયા નહી ખેડવાની ચેતવણી આપી છે

ડોસવાડા વિથર ડેમ છલકાતા તેનો નજારો માણવા મોટી સંખ્યામાં લોકો આવી રહ્યાં છે

જેના પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી

બનાસકાંઠાના વાવ તાલુકામાં રવિવારે સાંજથી ધોધમાર વરસાદ થતા આજે સવાર સુધીમાં નવ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાયા છે

આ અંગે અમારા બનાસકાંઠાના પ્રતિનિધિ પ્રદીપ મહેતા વધુ માહિતી આપે છે

અમારા ડાંગના પ્રતિનિધિ જજ્ઞાવે છે કે ડાંગ જિલ્લામાં સતત પાંચ દિવસથી વરસી રહેલા ધોધમાર વરસાદને પગલે સમગ્ર જિલ્લો પાણીમાં તરબોળ થઇ ગયો છે જેને લઇ ડાંગ લોક માતા ખાપરી ગીરા પૂર્ણા અને અંબિકા નદીઓમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતા નદીઓ ગાંડીતુર બની છે જેને લઇ વઘઇ નજીક આવલ ગીરોધોધ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા સોળે કળાએ ખીલી ઉઢ્યો છે જેને માણવા દુરદુરથી પ્રવાસીઓ ઉમટી રહ્યા છે શિવરાજસિંહ ચૌહાણ ભાજપાના સંગઠન પર્વ અંતર્ગત ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવેલા સંગઠન પર્વના રાષ્ટ્રીય સંયોજક અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીશ્રી શિવરાજસિંહ ચૌહાણે આજે સુરત ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતાં જજ્ઞાવ્યુ હતુ કે આજે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઇ શાહની જોડી રાષ્ટ્રીય સ્તરે દેશને નેતૃત્વ પુરુ પાડી સુરક્ષિત ભારત વિકસિત ભારત સશક્ત ભારત બનાવવા માટે સતત કાર્યરત છે

લોકસભાની ચૂંટણી જીત્યા પછી અમે એક પણ દિવસ આરામ કર્યો નથી કમજોર બુથને મજબૂત બનાવવા માટે કાર્યકરો કામે લાગી ગયા છે

તેઓ લાંબા સમયથી બિમાર હતા

વિક્રલભાઇ રાદડિયાના અવસાન અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કરતા જજ્ઞાવ્યું હતું કે ગુજરાતે એક સક્ષમ ખેડૂત નેતા ગુમાવ્યા છે સહકાર કેળવણી અને રાજકીય ક્ષેત્રમાં પ્રદાન બદલ તેઓ હંમેશા યાદ રહેશે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે શ્રી વિક્રલભાઇ રાદડીયાના નિધન અંગે દ્વઃખની લાગણી વ્યક્ત કરતા શોકસંદેશામાં જણાવ્યું છે કે સ્વર્ગસ્થ શ્રી વિક્રલભાઇ રાદડીયા તેજસ્વી પ્રતિભા ધરાવતા રાજનીતિજ્ઞ જ નહી સૌરાષ્ટ્ર પંથકના અગ્રીમ હરોળના સહકારી આગેવાન હતાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાલીએ શ્રી વિક્રલભાઇ રાદડીયાના ્દ્રઃખદ અવસાન અંગે ઘેરા શોકની લાગઢ઼ી વ્યક્ત કરી છે અને શ્રદ્ધાંજલી પાઠવી છે મુખ્યમંત્રીશ્રીએ સ્વર્ગસ્થને શોકાંજલી આપતા જજ્ઞાવ્યું કે સૌરાષ્ટ્ર સહિત રાજ્યના ધરતીપુત્રોના હિતની સદાય ચિંતા કરનારા એક અગ્રણી સહકારી આગેવાન ગુજરાતે ગુમાવ્યા છે પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણીએ શ્રી રાદડિયાના અવસાન અંગે દુઃખની લાગણી વ્યક્ત કરતા જજ્ઞાવ્યું હતું કે તેઓશ્રીના નિધનથી સહકારી ક્ષેત્ર અને ગુજરાતના જાહેર જીવનને ખૂબ મોટી ખોટ પડી છે

વિશ્વ વાઘ દિવસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે સમગ્ર વિશ્વમાં ત્રણ હજાર વાઘ ધરાવતો ભારત વાઘો માટેનું સૌથી સલામત નિવાસસ્થાન ગણાવી શકાય આજે વિશ્વ વાઘ દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં યોજાયેલા કાર્યક્રમમાં વાઘ અંગેના અહેવાલનું વિમોચન કરતાં પ્રધાનમંત્રીએ વાઘને સલામત રાખવા શક્ય તમામ પગલા લેવાની તેમની સરકારની પ્રતિબદ્ધતા દોહરાવી છે તેમણે કહ્યું કે વાઘની વસ્તી ગણતરીના આંકડાઓ દરેક ભારતીય અને પ્રકૃતિ પ્રેમીને આનંદ પમાડે તેવા છે

બાવળીયા રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના જીવાપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના દોલતપર સબ સેન્ટરનું રાજ્યના પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયાએ લોકાર્પણ કર્યું

કે જસદણ તાલુકાના છેવાડાના સાવ નાના ગામના નાગરિકો માટે આરોગ્યનું પેટા કેન્દ્ર બનાવીને રાજ્ય સરકારે છેવાડાના નાગરિકોના આરોગ્યની ચિંતા પ્રત્યે પ્રથમ પ્રાથમિકતા દાખવી છે

મહાત્મા ગાંધી મ્યુઝિયમ રાજકોટમાં આવેલા મહાત્મા ગાંધી મ્યુઝીયમની છેલ્લા દસ મહિનામાં એક લાખ કરતા વધુ મુલાકાતીઓએ મુલાકાત લીધી છે

રાજકોટનું મહાત્મા ગાંધી મ્યુઝિયમ વિશ્વકક્ષાનું બનાવવામાં આવેલું છે જેમાં આનુષાંગિક સુવિધાઓ જેવી કે ટિકિટ બારી ક્લોકરૂમ સોવિનિયર શોપ એટીએમ ફુડ કોર્ટ પુસ્તકાલય કીડ્ઝ ઝોન કોન્ફરન્સ હોલ એક્ઝીબીશન હોલ પાર્કિંગ ગાર્ડન મ્યુઝીયમની મુલાકાત માટે ગાઇડ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવેલી છે